પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

શ્રી રૂપાણીએ નર્મદા યોજના આધારિત પાઈપલાઈન અને ડિસેલીનેશન પ્લાન્ટના સમન્વય થકી સૌરાષ્ટ્રને પાણીધાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી

તેમણે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કરાયેલી નાણાંકીય ફાળવણી તથા હાથ ધરાયેલી લોકહિતના કામોની જાણકારી આપી હતી

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે પ્રજાની સુવિધા સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે

કાર્યક્રમમાં જળવાયેલ સોશ્યલ ડિસ્ટન્સની નોંધ લઇ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ પણ પોતાના પ્રવચનમાં આ સુંદર આયોજનની સરાહના કરી અભિનંદન પાઠવી જિલ્લા વહીવટીતંત્ર અને લોકોને બિરદાવ્યા હતા

ટ્રાફિક રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક ગુન્હાઓમાં વાહન માલિક ડ્રાઈવરકન્ડક્ટર કે પેસેન્જર પાસેથી જ ડબલ દંડના બદલે હવે ગુન્હા માટે જવાબદાર વ્યક્તિ પાસેથી જ દંડ વસુલ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીમાં વધુ સરળતા લાવવા કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ્સ એક્ટ નં

રાષ્ટ્રનિર્માણમાં ડૉક્ટર આંબેડકરના યોગદાન પર પ્રકાશ પાડવા માટે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણિઓ બાબા સાહેબને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી સહિત અગ્રણિઓએ બાબા સાહેબ આંબેડકરને શ્રંધ્ધાજલી અર્પણ કરવામાં આવી હતી

પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઇ

બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમણે દેશ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પી હતી પાટણમાં બગવાડા દરવાજા ખાતે રાજકીય આગેવાનો કાર્યકરો પદાધિકારીઓ વિવિધ સામાજીક સંગઠનો દ્વારા પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો

રાજકોટમાં પણ ડૉ આંબેડકરને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ હથગારા સહિત મહાનુભાવો જોડાયા હતાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા વેરાવળના ટાવરચોક પર આવેલી બાબા સાહેબની પ્રતિમાને કુલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

આણંદ અકસ્માત આણંદમાં થયેલા જુદા જુદા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે જ્યારે બે વ્યક્તિઓને થઈ છે આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધિ શહેર પોલીસ સુત્રોને ટાંકીને જણાવે છે કે અમદાવાદનું એક દંપત્તિ બાઇક પર નડિયાદ કામ અર્થે આવ્યું હતું ત્યાં થી આણંદ પોતાના સંબંધીના ઘરે જવા નીકબ્યા હતા ત્યારે આણંદ શહેરમાં થોગી પેટ્રોલ પંપ રોડ પર પૂર ઝડપે આવી રહેલ એક કારે બાઈક સવાર દંપત્તિ ટક્કર મારતા દંપત્તિનું રોડ પર પટકાઈને ડીવાઈડર સાથે અથડાતા સારવાર અર્થે બંનેને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જેમાં પતિનું સારવાર દરમ્યાન મોત નીપશ્યું હતું શ્યારે પત્નીની હાલત હજુ ગંભીર છે અન્ય એક બનાવમાં આણંદ બોરસદ રોડ જૂની અંધારિયા ચોકડી પાસે એક કાર યાલકે ખડોલ હ ગામના બાઈક સવાર પિતા પુત્રીને ટક્કર મારતા ગંભીર ઇજાઓ થતા પિતાનું મોત નીપજ્યું હતું અને બે વર્ષીય પુત્રીને ઇજાઓ થઇ છે

મોકડ્રિલ જાણકારી આપતા ડિઝાસ્ટર મામલતદાર જયેશ પટેલે જણાવ્યુ હતુ કે તાજેતરમા રાજ્યના કેટલાક વિસ્તારોમા આવા બનાવો બનવા પામ્યા છે જેને ધ્યાને લઇને ડાંગ જિલ્લામા પણ જો કોઈ આકસ્મિક બનાવ બને તો તેને પહોંચી વળવા માટે તંત્ર કેટલુ સજ્જ છે તેની આ કવાયત માત્ર હતી